રાજ્યના મુખ્ય સચિવ અનિલ મુકીમે ગાંધીનગરમાં સ્ટિથરોં કમિટીની બેઠકમાં રસીકરણ માટેની તૈયારીઓની સમીક્ષા કરી હતી

બીજા તબક્કામાં પ્રથમ ફરોળના કોરોના વોરિથર્સને રસી આપવામાં આવશે જેમાં પોલિસ કર્મચારીઓ સફાઇ કર્મચારીઓનો સમાવેશ થાય છે આ તમામની સંપૂર્ણ વિગતો પણ તૈયાર રખવામાં આવી છે અત્રે ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોરોના મહામારી અંગે વીડિયો કોન્ફરન્સિંગનાં માધ્યમથી સર્વ પક્ષીય બેઠકને સંબોધન કરતાં જણાવ્યું હતું કે આગામી કેટલાક અઠવાડિથામાં ભારતમાં કોરોનાની રસી ઉપલબ્ધ થઈ જશે

અમદાવાદસ્થિત કંપનીનાં આરોગ્ય કેન્દ્રએ ગયા મહિને બીજા તબક્કાનાં પરિક્ષણ પુરાં કર્યાં હતાં જેની દર્દીઓ પર ફાયદાકારક અસર થઈ હતી

આ દિવસ નિમિત્ત જિલ્લામાં વિવિધ સ્થળોએ કાર્યક્રમોનું આથોજન કેરવામાં આવ્યું છે

ભોરત પ્રથમ મેય જીતીને શ્રેણીમાં એક વિરુદ્ધ શૂ ન્યની સરસાઈ ધરાવે છે